એમ

દેશના સાત રાજયોની લોકસભાની એકાવન બેઠકો માટે આ સોમવારે મતદાન યોજાશે

પાંચમાં તબકકાની અને ત્યાર પછીના બીજા બે તબકકાની ચુંટણીઓ માટે મતદારોને રીજવવા વિવિધ રાજકીય પક્ષોના લોકપ્રિય પ્રચારકો આકાશ પાતાળ એક કરી રહયાં છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ અને બિહારમાં ચુંટણી સભાઓને સંબોધી હતી તેમણે સમાજવાદી પક્ષ બીએસપી અને કોંગ્રેસને ભ્રષ્ટ સિદ્ધાંત વિહોણા અને જાતિવાદી ઓળખાવ્યા હતા તેમણે સરકારની લોકોપયોગી યોજનાઓથી ઘણા લોકોને લાભ થયો હોવાનું જણાવ્યું હતું નાયબ મુખ્યીમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે આજે નડિયાદ ખાતે ખેડા જિલ્લાામાં પીવાના પાણીના પ્રશ્નો અંગે જિલ્લોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને જિલ્લામાં જે વિસ્તાખરોમાં પીવાના પાણીના પ્રશ્નો અંગેની રજૂઆતો મળે તો તેનો સત્વરે હકારાત્મ ક ઉકેલ કરવા સૂચનાઓ આપી હતી આ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે ખેડા જિલ્લાના નાગરિકોને ઉનાળામાં પીવાનું પૂરતુ પાણી સમયસર મળી રહે તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે

તેમણે જણાવ્યું હતું કે ખેડા જિલ્લાએમાં હયાત પાણી પુરવઠા યોજનાની મરામત કામગીરી નવી પાઇપલાઇન નાખવી નવા ટયુબવેલ બનાવવા નાગરિકોને નર્મદા યોજનાના પાણી સહિત અન્ય યોજનાઓમાં પાણી મળી રહે તે માટે લાંબાગાળાનું આયોજન ઘડી કાઢવામાં આવશે જે વિસ્તા રોમાં પીવાના પાણીની અછત છે તેવા વિસ્તાારોમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે આવા વિસ્તારરોમાં પાણી પુરવઠા યોજનાઓને ઝડપભેર શરૂ કરવા માટે તથા જરૂર જણાય તો ટેન્કર કે અન્ય સોર્સ મારફતે પીવાનું પાણી પહોંચાડવા તેમણે જિલ્લાતના તંત્ર વાહકોને સુચનાઓ આપી હતી તેમણે બંધ હાલતમાં હોય તેવા હેન્ડપંપને બે દિવસમાં મરામત કરવા પાણી પુરવઠા બોર્ડના અધિકારોઓને તાકીદ કરી હતી તથા સેવાલિયામાં બનેલ ફિલ્ટર પ્લાન્ટોને બે દિવસમાં કાર્યન્વિત કરવા જણાવ્યું હતું ખેડા જિલ્લા

કાર્યપાલક ઇજનરશ્રી કે

ખેડા જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા નિવારવા માટે હેન્ડપપંપ રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે જિલ્લા માં હેન્ડંપંપ મરામત માટે સાત ટીમ કાર્યરત કરવામાં આવી છે

રાજ્ય સરકારના વિભાગોની નાગરિકલક્ષી કામગીરી ઉપર નજર રાખતા સી એમ ડેશબોર્ડની સફળ કામગીરીને એક વર્ષ પૂર્ણ થયું છે સત્તાવાર યાદી મુજબ સાતત્યપૂર્ણ વિકાસ માટે આ પ્રકારની પદ્ધતિ મદદરૂપ થતી હોવાથી ડેશ બોર્ડની કામગીરી હેઠળ તાલુકા કક્ષાએ નાના અરજદારની રજૂઆત ઉપર દેખરેખ રાખવા આયોજન કરાશે

એસ ડી

ડેશ બોર્ડનો હેતુ સ્પષ્ટ કર્યો હતો તેમણે કહ્યું કે ટેકનોલોજી આધારિત લગભગ નહીંવત ખર્ચે અમલમાં મૂકી શકાય તેવી આ વ્યવસ્થાના લીધે નાગરિકોના કામો પૂરા થવાની ઝડપ વધી છે તથા પડતર કામોની સંખ્યા ઘટી છે શિવાનંદ આશ્રમ અમદાવાદ ખાતે સ્વામી શ્રી અધ્યાત્માનંદજીના અમ્રત મહોત્સવમાં રાજ્યપાલશ્રી ઓ પી કોહલી ઉપસ્થિત રહી માનવતા સે વિષય પર પ્રેરક પ્રવચન આપ્યું હતું

પરોપકાર્રની પ્રતિજ્ઞા લીધા બાદ તેનું પાલન પણ અત્યંત જરૂરી છે રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આધ્યાત્માનંદજીએ કરેલા સેવા કાર્યોમાંથી અનેકને પ્રેરણા મળી રહેશે અને લોકો વધુને વધુ સેવા કાર્યો કરવા પ્રેરાશે આ સમારોહમાં સોમનાથ મંદિર બોર્ડના ટ્રસ્ટી શ્રી તેમજ ભૂતપૂર્વ રાજ્ય મુખ્ય સચિવશ્રી પી

લહેરી ને માનવ ભૂષણ પારિતોષિક થી નવાજવામાં આવ્યા હતા સાથે જ એકલવ્ય સંસ્કૃત એકેડેમીના યુવા સ્થાપક શ્રી મિહિર ઉપાધ્યાયને પણ માનવ ભૂષણ પારિતોષિક એનાયત કરાયો હતો ગોરા ખાતે નર્મદા તટે આવેલા શૂળપાણેશ્વર મહાદેવના મંદિરે આજે ચૈત્ર અમાસનો ભવ્ય ભાતિગળ મેળો ભરાયો હતો આ મેળામાં ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવ્યા હતા

જેમાં ચૈત્ર અમાસનું વિશેષ મહત્વ હોઈ આજે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ શૂળપાણેશ્વર મહાદેવના દર્શન કરી આખડી બાધા પૂરી કરી હતી ચૈત્ર અમાસે નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ હોઈ હજારો ભક્તોએ નર્મદામાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી શૂળપાણેશ્વર મહાદેવ મંદિરનો આજે વહેલી સવારે આરતી તથા પંચોપચાર પુજા કરાઈ હતી બપોરે આરતી પૂજા બાદ ભવ્ય પાલખી યાત્રા યોજાઈ હતી મહાદેવ તે નર્મદા સ્નાન કરાવી વેદોક્ત મંત્રોચ્ચાર સાથે આરતી પૂજન બાદ પાલખી યાત્રા મંદિરે પહોંચી હતી

આજે શનિ અમાસ હોવાથી પિતૃ તર્પણનું વિશેષ મહત્વ હોઈ અસંખ્ય લોકોએ પિતૃ તર્પણ વિધિ કરી હતી

કરજણ નદીમાં છોડાયેલું પાણી નારેશ્વર નાંદ જીનોર નર્મદા તટે પહોંચ્યું હતું રાજ્યની વૈદેહી ચૌધરીએ પુણેમાં ચાલી રહેલી એશિયાઈ રેન્કિંગ ટેનિસ સ્પર્ધાની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે

સેમીફાઇનલમાં વૈદેહી ચૌધરી અને સાઇ સહિંતા વચ્ચે મુકબલો થશે

સિંહોથી લઈને નાનામા નાનો વન્યજીવ સરળતાથી પાણી પી શકે તે હેતુથી સવળી રકાબી આકારના આ કૃત્રિમ તળાવો બનાવાયા છે આ બધા જ કૃત્રિમ તળાવોની સપ્તાહમાં એક વખત સફાઈનું પણ આયોજન કરાયું છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ વિસ્તારમાં છેલ્લાં ત્રણ માસમાં એક સિંહણ અને એક સિંહબાળના મોત થયા છે આજે વધુ એક બે વર્ષની સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે ઘટનાની જાણ થતાં રેન્જના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા સિંહણના પાછળના ભાગે તથા ગળાના ભાગે ઇજાના નિસાન મળી આવ્યા છે પ્રાથમિક તપાસમાં સિંહો વચ્ચેની લડાઈના કારણે સિંહણના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે રાજકોટ ઓખા સેક્શનમાં ઇલેક્ટ્રી ફીકેશનનું કામ કરવાનું હોઈ આવતીકાલે આ સેક્શન ચાર કલાક માટે બંધ રખાશે જેનાથી કેટલીક ટ્રેનોના આવન જાવન પર અસર પડશે રેલવેની યાદીમાં જણાવ્યા મુજબ આવતીકાલે વીરમગામથી ઉપડતી વીરમગામ ઓખા લોકલ વીરમગામથી રાજકોટ સુધી જ જશે તે જ રીતે પરમ દિવસે ઓખાથી ઉપડતી ઓખા વીરમગામ રાજકોટથી વીરમગામ સુધી જશે

કચ્છના સુરજબારી પાસે થયેલી એક દૂર્ઘટનામાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાં છે પાંચ લોકો ઘાયલ થયા છે

જેમાં બે લોકો પાણીમાં પડી જવાથી ડ્રબી જવાના કારણે તેમના મોત થયા હતા જયારે અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા સામખિયારી પોલીસ તથા ગ્રામ્યજનોએ બચાવ કામગીરી હાથ ધરી હતી

બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ વિસ્તારની શાળાના બાળકોને સદભાવના ગ્ર્પ ટ્રસ્ટ દ્વારા સ્લીપરનું વિતરણ કરાયું હતું

સદભાવના ગ્રૂપના યુવાનોએ પાલનપુરથી ઉચ્ચ ગુણવત્તાના સ્લીપર ખરીદી કરમદી ગુડા અને ડામચતરા શાળાના બાળકોને સ્લીપર વિતરીત કર્યા હતા